મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે આજે સેલ્ફી વિથ માસ્ક અંતર્ગત વધુને નાગરિકો પોતાની માસ્ક સાથેની સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરે અને હું પણ કોરોના વોરિયર હેશટેગ કરે

તેમણે કહ્ય રાજયભરમાં કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય બાંધકામ પ્રોજેક્ટસ પણ પુ નધબકતા થયા છે અને શ્રમિકોને મોટાપાયે રોજગારી મળતી થઈ છે

કોરોના સંક્રમણ થી બચવા માટે એકાંતવાસ માં સતત રહેવાનેકારણે ભથ ચિંતા હતાશા ક્રીધ વ્યસન કંટાળો એકાગ્રતાનો અભાવ અનિદ્રા માથુ દુખવુ અને આત્મ હત્યાના નકારાત્મક વિયારો જેવી તકલીફ લોકો ને થતી હોવાથી તેના નિવારણ ની સમજણ આપવા માટે થોગ સાયકો થેરાપી લોક તાલીમ વેબિનારનું આયોજન થયું છે